પ્રાદેશિક સમાયાર નિશા શ્રીમાળી વાંચ છે ૈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે ઉદ્યોગ જગતને સંપૂર્ણ તાકાત લગાવવા અપીલ કરી છે

ે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વરર્યુઅલ માધ્યમથી સંબોધન કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓ મેળવેલા શિક્ષણનું સમાજના કલ્યાણમાં ઉપયોગ કરે

તેમણે ઉદ્યોગ અને વ્યવસાય જગતને આહ્વાન કરતા કહ્યું કે આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારત માટે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવવામાં આવે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

કોર્પોરેટ ગર્વનન્સ થી લઇને નફામાં ભાગીદારી સુધી આપણે દુનિયાની સૌથી સારી નીતિઓને તરત જ અપનાવવી જોઇએ

દેશ ઉદ્યોગ અને ઉદ્યોગકારોની સાથે છે જે યુવાનોને બહ્ જ સારી તકો આપી શકે છે તેથી જ ભારતનો યુવાન ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં પોતાનું નામ આગળ કરી શકે છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ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

તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતના અને દેશનાં ખેડૂતોને વિરોધ પક્ષો ગેરમાર્ગે દોરી રહ્યાં છે ફષિ કાયદાથી ખેડૂતને ફાયદો અને વચેટીયાંને નુકસાન થશે તેમણે વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી ખેડૂત કાયદા અંગે ખુલ્લા મને ચર્ચા કરવા પણ તૈયાર છે

મંત્રીશ્રીના હસ્તે ડેસ્ક કેલેન્ડર ડાયરી અને ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું